છતાં સત્તાની વહેંચણીના મુદ્દે બંને પક્ષો કોઈ સમજૂતી સાંધી શક્યા નથી શિવસેનાએ અઢી વર્ષ માટે તેમના પક્ષના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી માંગણી કરી હતી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિવસેનાની માગણી અને વલણમાં કોઈ ફેરફાર થયો નથી શ્રી રાઉતે જણાવ્યું હતું કે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ચર્ચા વિચારણાના અંતે શ્રી ઉધ્ધવ ઠાકરે જે નિર્ણય લેશે તે માન્ય રાખવાનો નિર્ણય સર્વસંમતીથી કર્યો હતો અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલના વડપણ હેઠળના પ્રતિનિધમંડળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને રાજ્યમાં પ્રવર્તતિ રાજકીય પરિસ્થિતિની માહિતી આપી હતી ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાટિલે કહ્યું હતું કે કાયદાકીય મુદ્દાઓના કારણે સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં મહાયુતિની સરકાર ટ્રંક સમયમાં રચાશે

સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે ભારતમાં નજીકના તેમજ લાંબાગાળાના સમયમાં આર્થિક વૃદ્ધિની તકો ઉજળી છે સરકારે જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર હજી પણ વિશ્વના ઝડપથી વધતા જતા અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સમગ્ર ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા માટે સુધારાન શ્રેણીબદ્ધ પગલાં લીધા છે એવી જ રીતે વૈશ્વિક સ્તરની આર્થિક મંદીને ધ્યાનમાં લઈને ભારત સરકારે મહત્વના નીતીવિષયક નિર્ણયો લીધા છે આ બધાના પરિણામે ભારતીય અર્થવ્યવસ્થા બાબતે વિશ્વમાં સકારાત્મક દૃષ્ટિકોણ ઊભો થશે તથા ભારતીય અર્થતંત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે અને કેપિટલ ફ્લો વધશે

પૂંચ જિલ્લાના કૃષ્ણાઘાટી વિસ્તારમાં પાકિસ્તાની દળોએ ગોળીબાર શરૂ કરતાં ફરજ પરના ભારતીય જવાનોએ તેમને વળતો જવાબ આપ્યો હતો

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્રીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાયેલી આતંકને આર્થિક મદદ નહીં તે અંગેની પરિષદમાં બોલતાં કેટલાંક દેશો દ્વારા આતંકવાદી જૂથોને ટેકો અપાય છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી

ભારતે પરિષદના ઠરાવમાં ચાર મહત્વના મુદ્દાઓ ઉમેરવા અને આર્થિક કામગીરી અંગેના કાર્યદળ એફ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઇકાલે દિલ્હી ખાતે આમ જણાવ્યું હતું તેમણે સમજૂતી પત્રમાં જણાવેલ દરેક દસ્તાવેજ સાથે રાખવા કહ્યું હતું પાકિસ્તાની આર્મીએ ગઇકાલે કહ્યું હતું કે કરતારપુર સાહેબની મુલાકાત લેનાર દરેક ભારતીય યાત્રાળુઓને પાસપોર્ટની જરૂર રહેશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાતે ગુરૂદ્વારા દરબાર સાહેબની મુલાકાત માટે માન્ય આઈડીની જરૂર પડશે તેવી જાહેરાત કરાયા બાદ પાકિસ્તાની સેનાએ ભારતથી આવનાર ભાવિકોને પાસપોર્ટની જરૂર રહેશે તેમ જણાવ્યું હતું

હવેથી કોઈપણ સીબીઆઈસી વ્યવહાર માટે દસ્તાવેજનો અલાયદો ઓળખ ક્રમાંક હોવો જોઈએ આ પગલાંનો મુખ્ય હેતુ માહિતી અને ટેકનોલોજીના વ્યાપક ઉદ્યોગ દ્વારા અપ્રત્યક્ષ વેરાના વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે સરકારે પ્રત્યક્ષ વેરા વહીવટમાં ડીઆઈએન વ્યવસ્થા પહેલેથી જ અમલમાં મૂકી દીધી છે મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડે એ જણાવ્યું હતું કે ડીઆઈએનનો ઉપયોગ સમન્સ ધરપકડ મેમો નીરીક્ષણ સૂચનાઓ અને જારી કરાયેલા પત્રો વગેરે માટે કરવામાં આવશે કોમ્પ્યુટર જનરેટ કરેલા ડીઆઈએન વિના જીએસટી કસ્ટમ અથવા કેન્દ્રિય આબકારી વિભાગનો કોઈપણ સંદેશા વ્યવહાર અમાન્ય ગણવામાં આવશે

શીખ યુથ કોન્ફરન્સનો મુખ્ય હેતુ વિશ્વને ભાઈચારાનો સંદેશ આપવાનો છે

માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે ઉચ્ય સ્તરીય બેઠકનું આયોજન કર્યું છે બધા અધિકારીઓની રજા રદ કરાઈ છે અને રાજ્યમાં ઊભી થવાનીપરિસ્થિતિને પહોંચી વળવા ખાસ કન્દ્રોલરૂમ શરૂ કરાયા છિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસરના લીધે આ વરસાદ થયો છે ગઈકાલે સાંજે પણ મુંબઈ અને પરા વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો જોકે રેલવે માર્ગ અને વિમાન વ્યવહારને કોઈ અસર થઈ નથી

ફિલ્મ મહોત્સવ સક્ષમ ભારત અને યુનેસ્કોના સંયુક્ત પ્રયાસ રૂપે સાંભળવાની શક્તિ ન ધરાવતા દિવ્યાંગો પણ ફિલ્મની મજા લઈ શકે તે હેતુથી આ ફિલ્મો ઓડિયો ડિસ્ક્રીપ્શન માધ્યમ વડે દર્શાવવામાં આવશે આ પદ્ધતિમાં પડદા પરના દૃશ્યો અને સંવાદ સિવાયની માહિતી અક્ષર સ્વરૂપે બતાવવામાં આવેલ છે જેના લીધે સાંભળવાની શક્તિ ન ધરાવતા દિવ્યાંગો પણ ફિલ્મનો આનંદ લઈ શકે છે ફિલ્મ મહોત્સવમાં લગે રહો મુન્ના ભાઈ અને એમ

ધોની આ બે ફિલ્મો આ ખાસ પ્રકારે દર્શાવવામાં આવશે